ચિદમ્બરમની ગઇકાલે રાત્રે તેમના બિવાસ સ્થાનેથી આઇએનએકસ મિડીયા કેસ સંદર્ભે ઘરપકડ કરી છે તેમને સીબીઆઈ મુખ્ય કાર્ચલચ ખાતે રાખવામાં આવ્યા છે અને આજે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાશે

આશુતોષ અંતાણી મુખ્યમંત્રી ઃ રેલ્વે ચુનિવર્સિટી ઃ મુખ્યમંત્રી વિજય રૂપાજ્ઞીની અધ્યક્ષતામાં ગાઁધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વડોદરા નજીક આવેલ વાઘોડીયાના પીપળિયા ગામે રેલ્વે યૂનિવર્સિટી માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવા માટે મંજૂરી આપવામાં આવી હતી

આ યૂનિવર્સિટીમાં રેલ્વેના વિવિધ અભ્યાસક્રમો તેમજ રેલ્વે કર્મચારીઓને તાલિમ પજ્ઞ આપવામાં આવશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જજ્ઞાવ્યું કે વાહક જન્ય રોગોના નિયંત્રજ્ઞ માટે રોજબરોજ રાજ્ય કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવે છે જિલ્લા કક્ષાએથી આ રોગની તમામ પ્રકારની માહિતી ઓનલાઇન રાજ્ય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે જેનું આરોગ્ય કમિશનર શ્રી દ્વારા પણ મોનિટરિંગ કરાય છે

આશુતોષ અંતાણી કાછ સોલાર પાર્ક ભારત સરકારની સૈથી મોટી વીજ પૂરવઠા કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી એ કચ્છ અને રાજસ્થાનમાં પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાનો નિર્ષ્નય કર્યો છે કચ્છમાં આ પહેલા પજ્ઞ અનેક કંપનીઓ થર્મલ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહી છે કચ્છમાં પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાની યોજના છે કંપનીના ચેરમેને એક નિવેદનમાં આ વાત જજ્ઞાવી છે કે પ્રથમ અહ્ટ્રા મેગા સોલાર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવામાં આવશે

જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે

ત્રણ હજાર પેન્સન મળશે કચ્છ જિલ્લામાં પણ જન સુધિધા કેન્દ્રો પર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે

કચ્છ જિલ્લામાં દયાપર શિણાય કોટડા ચકાર ખેંગારપર વિથોણ લાયજા મોટા નુંઘાતડ ગુંદાલા અને નાગલપર ખાતે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે

રાંઘણ છઠ શીતલા સાતમ અને જન્માષ્ટમી બાદ રવિવારની રજા આવતી હોવાથી હવે સોમવારથી પુનઃશેક્ષણિક કાર્યો શરૂ થશે જન્માષ્ટમી પર્વો બિમિતે સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની હાજરી પાંખી હોવાની સંભાવના હોવાનું જાણવા મળે છે

ટી

ડી સી એરિયા ઓસ્લો સિનેમા પાસે યોજવામાં આવ્યું હોવાનું રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

આ પર્વ પ્રસંગે દવજારોહણ ભવ્ય રાસોત્સવ મટકી ફોડ તેમજ રાત્રે કુષ્ણ જન્મોત્સવ સહિતના વિવિદ્ય કાર્ચક્રમોન્ં આયોજન કરવામાં આવ્યું છે

મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે